શ્રી મોદીએ દીન દયાળ ઉપાધ્યાય વેપાર સુવિધા કેન્દ્રમાં પાંચ લોકોને સભ્યપદ આપીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

ભાજપા સભ્યપદ નોંધણી અભિયાનનો શુભારંભ વારાણસીમાં જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી પ્રસંગે થયો છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી

શ્રી મોદીએ વારાણસીમાં વ્રક્ષારોપણ અભિયાનનો પણ શ્રભારંભ કર્યો

શ્રી વાઘાણીએ પક્ષ અને સંગઠનને મજબુત બનાવવામાં કાર્યકર્તાઓએ કરેલી અને કરવાની કામગીરીની માહિતી આપી હતી તથા પક્ષની વિચારધારા અને સરકારની લોકકલ્યાણ લક્ષી યોજનાઓની માહિતી ઘેર ઘેર પહોંચાડવા અનુરોધ કર્યો હતો

તેમણે વધુમાં કહ્યું કે એકવાર ઉપયોગમાં લેવાયેલ પાણીને શુદ્ધ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવાની વ્યવસ્થા ગોઠવવાની તાતી જરૂર છે મુખ્યમંત્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવ્યો હતો આ પ્રસંગે પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને નર્મદા જળ સંપત્તિ સલાહકાર બી એન નવલાવાલા ઉપસ્થિત રહ્યા હતા

મુખ્યમંત્રીએ કાશ્મીર માટે સતત સંઘર્ષ કરતાં સ્વર્ગસ્થ મુખરજીને વંદન કરીને ભારત શ્રેષ્ઠ ભારત બને તેવી લાગણી વ્યક્ત કરી હતી પોલેન્ડમાં રમાઈ રહેલ યુરોપ એથ્લેટિક્સ સ્પર્ધામાં રાજ્યની સરિતા ગાયકવાડે ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે